સાજા થવાનો દર પપ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ટેલીફોનથી ખબર અંતર પુછયા

આ બલકમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યના પોલીસ વડા અનાઅમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર પણ ઉપસ્થિત હતા

વ્યૂહ રચના અપનાવવામાં આવી છાઅત્યારસુધીમાં

તક્ષનાવડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છઃ મુખ્યમંત્રી શ્રી વીજય રૂપાણીએ ભરતસિંહ સોલંકી સાથાટેલીફોન ઉપર વાતચીત કરીના તામના ખબર અંતર પુછયા હતા

પટેલના માર્ગદર્શન હેઠળ અનલવિધ સપ્તા પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હેમચંદ્રાયાર્થ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ માાજજમાટ વિભાગમાં બ્લડ ડોનશ્વન કેમ્પનું આયોજન કરાયું હતું